પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કંપનીઓને ભારતમાં મોટા પાયે મૂડીરોકાણ માટે આમંત્રણ આપ્યું

પ્રયાર પડઘમ આજે સાંજે શાંત થયા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગમંત્રી નિતિન ગડકરીએ દેશમાં વાંસની બનાવટના ઉપયોગને ઉત્તેજન આપવા પર ભાર મૂક્યો છે

બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક રોકાણકારોની ગોળમેજી પરિષદને હમણાં થોડીવાર પહેલાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધી હતી તેમણે કહ્યું હતું કે વૈશ્વિક મૂડીરોકાણ માટે ભારત એક આદર્શ સ્થળ બની યૂક્યું છે રોકાણકારોને તમામ પ્રકારની સવલત મળી રહે તેવા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વાતાવરણને ઉભુ કરવામાં ભારત સરકાર મહદંશે સફળ રહી છે તેમણે ભારતની આંતરિક માંગ ઉપરાંત નિકાસ ક્ષમતાની નિગતો આપવા સાથે ભારતમાં પોતાનું કામકાજ શરૂ કરવા માટે આમંત્રણ આપ્યું હતુ આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મૂડીરોકાણકારો ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ તથા ભારતના વેપાર જગતના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો નાણામંત્રી રીઝર્વ બેન્કના ગવર્નર પણ આ પરિષદમાં જોડાયા હતા

બિહારના લોકોચ્યે લખેલ ખુલ્લા પત્રમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે કેન્દ્રની એન ડી એ ની સરકાર અને બિહારની જનતા દળ યુનાઇટેડ ભાજપની સરકારથી બિહારમાં વિકાસના નવા લક્ષયો હાંસલ કરશે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ બિહારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે શ્રી મોદીએ કહ્યું કે એન ડી એ સરકારમાં બિહારમાં ખુબ જ સારો વિકાસ થયો છે અને સરકારે આ વિષયે રિપોર્ટ કાર્ડ પણ રજુ કર્યું છે

ની સરકાર બિહારમાં વિકાસની આવી જ ગતિ ને આગળ પણ બરકરાર રાખશે શ્રી મોદીએ કહ્યું કે એન

એ ની સરકારે બિહારમાં વીજળી પાણી રસ્તા શિક્ષણ કાયદો અને વ્યવસ્થાનામાં ક્ષેત્રમાં ઘણા કામો કર્યા છે

ત્રીજા અને આખરી તબ્બકાની આ ચૂંટણીની સાથે સાથે વાલ્મિકીનગર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ શનિવારે યોજાશે

નિતિન ગડકરી સૂક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગમંત્રી નિતિન ગડકરીએ દેશમાં વાંસના ઉપયોગને વધારવા પર ભાર મૂક્યો છે એક વેબિનારમાં વાંસ પ્રદર્શનનું વરર્યુઅલ માધ્યમથી ઉદઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું શ્રી ગડકરીએ જણાવ્યું કે વાંસનો ઉપયોગ ઇમારતો હસ્તશિલ્પ અગરબત્તી બનાવવા ઉપરાંત વસ્ત્રો અને જૈવ ઇંધણ સ્ત્રોતના રૂપમાં કરી શકાય છે શ્રી ગડકરીએ પૂર્વોત્તર વિકાસ વિભાગથી વાસ સંબંધી વિસ્તૃત યોજના તૈયાર કરવા પણ જણાવ્યું કારણ કે આ ક્ષેત્રમાં વાંસનું વધુ ઉત્પાદન થાય છે પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસમંત્રી ડોકટર જીતેન્દ્ર સિંહે આ પ્રસંગે જણાવ્યું કે વાંસ એક નવું ઇંધણ છે અને પૂર્વોત્તર ભારતી વિકાસ ગાથામાં એક નવી ઉર્જા પેદા કરશે

જેમાં આસામમાં વાંસ અને ઔદ્યોગિક પાર્કનો સમાવેશ થાય છે

હર્ષવર્ધન આરોગ્યમંત્રી ડો કટર ફર્ષવર્ધને વર્ષના અંત સુધીમાં કોવિડ મહામારીને નાથવા માટે પ્રધાનમંત્રીના જન આંદોલનને સફળ બનાવવા માટે દિલ્હી સરકારને સાથ આપવા વિનંતી કરી ડોકટર હર્ષવર્ધને આજે દિલ્લીના લેફટન્ટ ગવર્નર અનિલ બૈજલ દિલ્લી આરોગ્યમંત્રી સત્યેન્દ્ર કુમાર જૈન વરિષ્ઠ અધિકારીઓ મેયર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી હતી પ્રધાનમંત્રીના કોરોના વિષે લોકોમાં જાગૃતિ ફેલાવતા આ જન આંદોલનની પ્રશંસા કરતા કહ્યું કે ફવે સૌ લોકો માસ્ક પહેરવા શારીરિક અંતર જાળવવા અને હાથ સાફ કરતા થયા છે ડોકટર હર્ષ વર્ધને વધુમાં જણાવ્યું હતું કે સરકારની અસરકારક કામગીરીથી દેશમાં કોરોનાને કાબૂમાં લેવામાં મદદ મળી છે

મંત્રીશ્રીએ દિલ્ફીના ઉત્તર મધ્ય ઉત્તર પૂર્વ પૂર્વ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં વધારો અને ઊંચા મૃત્યુદર વિશે ખાસ ચિંતા વ્યક્ત કરી હતી

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની યૂંટણીમાં ડેમોકેટિક પક્ષના ઉમેદવાર જો બીડેન ઉપર જ્યારે તેમના હરીફ અને વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે

પંજાબ ખેડુત આંદોલન પંજાબમાં ચાલી રહેલા ખેડુત આંદોલનને પગલે ગયા મહિને રાજ્યમાં પેસેન્જર ટ્રેનો અને ટ્રેનોની સેવાઓને ભારે અસર થઈ છે આંદોલનકારીઓ રેલ્વે સંપત્તિને નિશાન બનાવી રહ્યા છે આંદોલનના કારણે કોલસા ખાતર સિમેન્ટ તીવ્ર અછત ઊલી થઈ છે જેની અસર થર્મલ પાવર સ્ટેશન અને અન્ય ઉદ્યોગો પર પડી છે કેન્દ્ર અને રાજ્યના ભાજપના નેતાઓના પ્રતિનિધિ મંડળએ આજે રેલ્વે મંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી આ પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ ભાજપના પ્રવક્તા આર

રેલ્વે મંત્રાલયે પંજાબ સરકારને રેલ્વે દ્રેક અને રેલ્વે પરિસરમાંથી આંદોલનકારીઓ ખાલી કરવાની વિનંતી કરી છે જેથી રાજ્યમાં સામાન અને મુસાફર ટ્રેનોની સેવાઓ વહેલી તકે પુન સ્થાપિત કરી શકાય

માટીના દીવાની ભારે માંગ જોવા મળી રહી છે

એસ યૂંટણી પરિણામોની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી ભારતીય બજારમાં આજે સતત વધારો જોવા મળ્યો છે

જાહેર કરી છે

જેથી સૌ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને માણી શકે